બેઠકમાં ઉપસ્થિત નેતાઓમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહ અને સમાજવાદી પક્ષના નેતા રામ ગોપાલ યાદવનો પણ સમાવેશ થાય છે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુરૂવારે બંને ગૃહોની સંયુકત બેઠકને સંબોધન કરશે

ડી એ મોરચાના અગ્રણીઓની બેઠક આજે સાંજે યોજાશે આ બેઠકમાં આવતીકાલથી શરૂ થતા સંસદના સત્રમાં એન ડી એ ની વ્યૂહરચના નિર્ધારિત કરાશે એવી જ રીતે ભાજપ સંસદીય પક્ષની કાર્યકારી સમિતીની બેઠક પણ આજે યોજાશે

બિહારમાં કેન્દ્રિયમંત્રી રવિશંકર પ્રસાદ લોકસભાની બેઠક જીતતા તેમણે રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી છે

જેમાંની એક બેઠક અરયુતાનંદ સામંત લોકસભા બેઠક જીત્યા બાદ આ બેઠક ખાલી પડી છે

યૂંટણીપંચના જણાવ્યા પ્રમાણે રાજ્યસભા સચિવ તમામ ગૃહોની ખાલી પડેલી બેઠકો માટે પેટા ચૂંટણીનું જાહેરનામું અલગ અલગ બહાર પાડવામાં આવશે અને ચૂંટણી પણ અલગ અલગ રહેશે જા કે ચૂંટણીની તારીખ એક જ રહી શકે છે

આ ચૂકાદાને ધ્યાનમાં રાખીને રાજ્ય ચૂંટણીપંચે આ નિર્ણય લીધો છે કોંગ્રેસે માંગણી કરી છે કે ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી ર બેઠકોની પેટાયૂંટણી એક સાથે જ યોજવામાં આવે

ગઇકાલે નીતિ આયોગની સંચાલક સમિતીની બેઠક બાદ પત્રકારો સાથેની વાતયીતમાં નીતિઆયોગના અધ્યક્ષ રાજીવકુમારે આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે ઉચ્ય સ્તરીય સમિતીની રચના ટ્રંક સમયમાં કરાશે અને સૂચિત સમિતિ આગામી બે ત્રણ માસમાં તેના અહેવાલ આપશે શ્રી રાજીવકુમારે જણાવ્યું હતું કે ગઇકાલની બેઠકમાં વરસાદી પાણીનો સંગ્રહ દુકાળની સ્થિતિ અને રાહતના પગલા તેમજ સલામતીને લગતી બાબતો યર્ચાના કેન્દ્રમાં રહી હતી

કુમારે જણાવ્યું હતું કે આકાંક્ષાવાળા જિલ્લાઓ બાબતે કરાયેલી પહેલોને રાજ્યોએ આવકારી હતી ગઇકાલની બેઠકમાં કાશ્મીર તેમજ ડાબેરી પાંખનો અંતિમવાદના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરની પરિસ્થિતિમાં સુધારો થયો છે અને કેન્દ્ર સરકાર રાજ્યના વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે નીતિઆયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય કુદરતી આપત્તિ પ્રતિભાવ ભંડોળ તેમજ ટપક સિંચાઇ માટેની સબસીડી બાબતે મળેલા સૂચનો ઉપર નીતિઆયોગ વિચારણા કરશે તેમણે કહ્યું કે ઘણા રાજ્યોએ કૃષિ પેદાશ વેયાણ સમિતિ ધારો અને આવશ્યક ચીજવસ્તુઓ ધારામાં સુધારો કરવાની જરૂર ઉપર ભાર મુક્યો છે

સૂચિત આયોગમાં કેન્દ્રિત માનવ સંસાધન મંત્રી મુખ્ય મંત્રીઓ તથા નિષ્ણાંતોનો પણ સમાવેશ કરાશે આ પ્રસંગે મણીપાલ વૈશ્વિક શિક્ષણ સંગઠનના અધ્યક્ષ મોહનદાસ પૈ એ જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિમાં શિક્ષણ માટેની સામગ્રી ભારતીય પ્રાદેશિક ભાષામાં તૈયાર કરવી જાઇએ તેમણે વધુમાં જણાવ્યુંં હતુ કે સૂચિત નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન દેશમાં સંશોધનને પ્રોત્સાહન આપશે આર્થિક રીતે નબળા વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓ ઉચ્ય શિક્ષણ મેળવવા આગળ વધે તે હેતુથી સરકારે તેમને શિષ્યવૃત્તિ આપવી જાઇએ એવું સૂચન શ્રી પૈ એ કર્યું હતું

ભાજપના યોગેશ સાગર અને શિવસેનાના તાનાજી સાવંતને રાજયમંત્રીનો હવાલો સોંપવામાં આવ્યો છે

તેમણે કહ્યું કે પીડીએસ દુકાનદારો મહિનાના ચોક્કસ દિવસે રેશનકાર્ડ ધારકોને અનાજ આપવાની ના પાડે છે એ અંગે મળેલી ફરિયાદો બાદ અનાજ વિતરણ અંગેનો પરિપત્ર તેમના મંત્રાલયે બહાર પાડ્યો છે

ઉલ્લેખનીય છે કે બિહારમાં છેલ્લા ત્રણ દિવસથી ઘણા વિસ્તારોમાં ગરમીનું મોજુ ફરી વબ્યું છે

ભારતીય સમય મુજબ આજે બપોરના ત્રણ વાગ્યાથી રમાનારી આ મેચનો આંખે દેખ્યો અહેવાલ આકાશવાણી પરથી પ્રસારીત કરાશે

આ મેચમાં ભારતનો વિજય થાય તો સ્પર્ધાની સેમી ફાઇનલમાં સ્થાન મેળવવાની તક ઉજળી બનશે